નાણાં મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે આ રકમ ગ્રામીણ તથા શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે છે પંદરમાં નાણાં પંચની ભલામણો મુજબ અનુદાન સહાય પેટે રકમ છૂટી કરવામાં આવી છે

બંગાળમાં આ વખતે આઠ તબક્કામાં જ્યારે આસામમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે

આ જ દિવસે તમિલનાડુ કેરળ અને પુફય્ચેરીમાં એક જ તબક્કામાં વિધાનસભા યૂંટણી માટે મતદાન યોજાશે વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓએ આ માટે રેલી અને જનસભાઓ યોજી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે તમિલનાડુ અને કેરળમાં અનેક યૂંટણી સભાઓને સંબોધી કોંગ્રેસ નેતા રાફલ ગાંધીએ પણ જાહેરસભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા આસામમાં પણ વિવિધ પક્ષોના નેતાઓએ ગઈકાલે ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કર્યો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી

કોંગ્રેસ નેતા રણદીપસિંઘ સુરજેવાલાએ ગઈકાલે ગુવાહાટીમાં પત્રકાર પરિષદ યોજી

ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અને પાછળ રહી ગયેલા કર્મચારીઓને સલામતી પૂરી નહીં પાડવા માટે બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ખાસ ચૂંટણી નિરીક્ષકે આપેલા અહેવાલના આધારે ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે અગાઉ યૂંટણી પંચે ફરજમાં બેદરકારી દાખવવા માટે પ્રિસાઇડિંગ ઓફિસર સહિત ચૂંટણી કામગીરીમાં જોડાયેલા ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા

કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ગઈકાલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો પોલીસ મહાનિદેશક અને આરોગ્ય સચિવો સાથે ઉચ્ય સ્તરીય બેઠક યોજી હતી બેઠક દરમિયાન એવું અવલોકન કરવામાં આવ્યું છે બ્રાહ્ય શહેરી વિસ્તારો સહિત ટાયર ટૂ અને થ્રી ના શહેરોમાં તાજેતરમાં કેસોમાં વધારો નોંધાયો છે અને આ વિસ્તારોમાંથી નબળું આરોગ્ય માળખું ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણ ફેલાવાથી સ્થાનિક વહીવટીતંત્રની મુશ્કેલીઓ વધી રહી છે કેબિનેટ સચિવે બધા જ મુખ્ય સચિવોને રાજ્ય વહીવટીતંત્ર બધા જ સંસાધનોનો ઉપયોગ કરીને વધતા કોવિડ કેસોને નિયંત્રિત કરે તેમ જણાવ્યું હતું

દેશવ્યાપી રસીકરણ ઝુંબેશને ઝડપી બનાવવા મહત્વના પગલાં તરીકે કેન્દ્ર સરકારે આ મહિનાના તમામ દિવસોમાં જાહેર અને ખાનગી ક્ષેત્રના કોવિડ રસીકરણ કેન્દ્રોને કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે ગઈકાલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે જેમાં સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓ સહિત મહિનાના બધા જ દિવસોમાં આ તમામ કેન્દ્રોમાં કોવિડની રસી આપવા માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બગયીએ જણાવ્યું હતું કે આ પહેલથી પેંગોંગ તળાવ વિસ્તારની ઘટનાઓ અને અન્ય તમામ પ્રશ્નોના ઉકેલ માટે નક્કર પાયો નખાશે તેમણે કહ્યું કે બંને પક્ષ સૈન્ય અને રાજદ્વારી ચેનલો દ્વારા સંપર્કમાં છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પહેલેથી જ ચીનના વિદેશ મંત્રીને સ્પષ્ટ કહી યુક્યા છે કે તણાવની સ્થિતિ બંને દેશોમાંના કોઈના હિતમાં નથી શ્રી બગચીએ આશા વ્યક્ત કરી કે ચીન ભારત સાથે સહકાર આપશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને શ્રી મોદીને આ શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું હતું જે તેમણે સ્વીકાર્યું છે

કાકાપોરામાં આતંકવાદીઓની હાજરી અંગે મળેલી બાતમી માહિતીને આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે પહોંચી ત્યારે આતંકવાદીઓએ તેમના ઉપર ગોળીબાર કર્યો હતો આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે